વિરલ રાણા જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભેવન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અનેજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત જિલ્લાકક્ષાનું ડો વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પર્યાવરણપ્રદર્શન કે આજે નાલંદા વિદ્યામંદિર મોટી નાગલપર ખાતે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે ખુલ્લું મૂકાયું હતું

ભુજની ઇન્સ્ટીટયુટ ઓફ યુથ ડેવલમેન્ટ દ્વારા ગઈકાલે થી ચાર દિવસીય પુસ્તક મેળાનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું છે જામનગરની કે પી શાફ લો કોલેજનાં પૂર્વ ગ્રંથપાલ સ્વ

વરસતા વરસાદ વચ્ચે પદયાત્રિકો જ્ય માતાજીનાં જય નાદ સાથે લાંબો પંથ કાપી રહ્યા છે પદયાત્રાનો પ્રારંભ થી જ ભાવિકોની ભીડ જોવા મળે છે ભુજ સફીત ઠેર ઠેર સેવા કેમ્પોના કાર્યકરોનો જુસ્સો પણ અણનમ રહ્યો છે કરછેનાં પત્રકારો મોટા બંધ નજીક કેમ્પ સ્થાપિત કર્યો છે

વિરલ રાણા રોજગારી ભરતી મેળો શિબિર રાજયવ્યાપી રોજગાર ભરતીમેળા પેખવાડિયા કાર્યક્રમના ભાગરૂપે આજે ભુજ ખાતે જિલ્લા રોજગાર કચેરીતથા ઓઇ ટી

ના સંયુકત ઉપક્રમે ભુજ ખાતે જિલ્લાકક્ષાના રોજગાર તથા એપ્રેન્ટીસ ભરતીમેળો તેમજ પ્રેરણાત્મકસ્વરોજગાર માર્ગદર્શન શિબિરને રાજયમંત્રી શ્રી વાસણભાઈ આફિરના ફસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકાયો ફતો

તેમજ અગાઉ ભરતી મેળામાં પસંદગી પામેલા રંજ યુવક યુવતિઓને મંચસ્થોના ફસ્તે રોજગારપત્રો અર્પણ કરાયાં ફતા

આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ ભુજ નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી લતાબેન સોલંકી ઉપરાંત રોજગાર અધિકારી એમ

પાલાએ પ્રવચન કાર્ય હતા